હજાર કરોડ રૂપિયાનાં બાર પ્રોત્સાહક પગલાંની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છેકે બધા જ દેશોનો વિકાસ અને સલામતી સુનિશ્ચિત થાય તે માટે સાથે મળીને રહેનારૃ તથા ત્વરીત પ્રતિભાવ આપતું આસિયાન સંગઠન જરૂરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર ખાતેની આર્યુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થા તથા જયપુર ખાતેની રાષ્ટ્રીય આર્યુર્વેદ સંસ્થાનું વિડીયો કોન્ફરન્સીંગ દ્રારા આજે ઉધ્ધાટન કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે જણાવ્યું છે કે સરહદથી જોડાયેલાં ગામોમાં તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે જેથી સ્થળાંતર અટકાવી શકાય

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત હેઠળ બાર પ્રોત્સાહક પગલાંની ગઈકાલે જાહેરાત કરતાં કહ્યું કે તેનાં લીધે રોજગારી સર્જવામાં તથા કૃષિ અને માળખાકીય સુવિધાઓ વધારવામાં મદદ મળશે

પ્રધાનમંત્રીએ કોવિડનાં સંકટનો સાથે મળીને સામનો કરવા આસીયાને કરેલી પહેલને આવાકારી હતી અને આસિયાન પ્રતિભાવ ભંડોળમાં દસ લાખ ડોલરનું યોગદાન આપવાની જાહેરાત કરી હતી તેમણે તંદુરસ્ત અને સંપૂર્ણ જીવન જીવવા માટે આસિયાન દેશો વચ્ચે પારંપારીક ચિકિત્સા પધ્ધતિ બાબતે નિયમિત ધોરણે વૈયારીક આદાન પ્રદાન ઉપર ભાર મૂક્યો હતો

અમારા સંવાદદાતા જણાવે છે કે આજનાં આર્યુર્વેદ દિવસની ઉજવણીમાં કોવિડનાં રોગચાળા સામેની લડતમાં આર્યુર્વેદની ભૂમિકાની બાબત કેન્દ્રમાં રહેશે

એવી જ રીતે આયુષ ઉપયાર પધ્ધતિનાં શિક્ષણને આધુનિક અને ગુણવત્તાવાળું બનાવવા ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યુ છે જામનગર તથા જયપુર ખાતેની નવી સંસ્થાઓ એ માત્ર આર્યુર્વેદનાં શિક્ષણને જ નહિં પણ આ પરંપરાગત આર્યુર્વેદ ચિકિત્સા પધ્ધતિની પ્રગતિમાં મદદરૂપ થશે આ સંસ્થો દેશ તથા વિદેશમાં ઉભી થયેલી અને થનારી માંગણી મુજબ નવા અભ્યાસક્રમો ઘડશે

અને તે માટે રાજ્યમાં સરકાર રચશે પત્રકારોને સંબોધતા તેમણે કહ્યુ કે શપત સમારોહ ક્યારે યોજાશે તે હજી નક્કી થયું નથી કદાચ તે દિવાળી અથવા છઠ પછી યોજાઈ શકે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે કેટલાંક સ્થળોએ સરહદ વિકાસ કાર્યક્રમો યોજવાનું નક્કી કર્યું છે જેથી ત્યાંનાં લોકો સાથે વિકાસ માટે વાતયીત થઈ શકે જેમાં કચ્છની સરહદે આવેલું ધોરડો ગામથી આ ક્રાર્યક્રમની પહેલ કરવામાં આવી છે આ પ્રસંગે કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે પ્રધાનમંત્રીનાં ગતિશીલ નેતૃત્વ હેઠળ ગામડાઓને મોટા પાયે વિકાસ ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે સરહદી કચ્છ જિલ્લામાં ત્રીસ ફજાર મેગાવોટનો સોલાર પાર્ક બનાવવામાં આવી રહ્યો છે જે વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક હશે શ્રી અમિતશાહે કચ્છ બનાસકાઠાં અને પાટણ સરહદી વિસ્તારોમાં કરવામાં આવેલાં વિકાસ કાર્યોને દર્શાવવા માટે આયોજીત પ્રદર્શનનું ઉધ્ધાટન કર્યુ હતું

વધુ સાઉથવેલ્સ સરકારે ભારતીય ટીમને બે અઠવાડીયાનાં ક્વોરેન્ટાઈન સમયમાં તાલીમની મંજૂરી આપી છે સીડનીનાં બ્લેક ટાઉન ઈન્ટરનેશનલ સ્પોર્ટસ પાર્કમાં તાલીમ સત્ર યોજાશે

આ નવ પૈકી બે સરકારી કર્મચારીઓ માટેની હતી જ્યારે બાકીની સાત બસ બાંગ્લાદેશ માર્ગ પરિવહન નિગમની હતી ઢાકામાં અલગ અલગ સ્થળોએ સમયાંતરે બસમાં આગ લાગી હતી આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી ઢાકા પોલીસે પત્રકારોને જણાવ્યુ છે કે આગ કેવી રીતે લાગી તે જાણવા મળયું નથી

જેમાં સ્નાતક કક્ષાએ બે બી ટેક કોર્સ બે એમ

એ ત્રણ એમ એસ સી કક્ષાનાં અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે બે બી ટેક કક્ષાનાં અભ્યાસક્રમમાં રેલ્વેનાં માળખાગત સુવિધાઓ રેલ્વે સિસ્ટમ અને કમ્યુનિકેશન એન્જિનીયરીંગથી સંબંધીત છે